હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ બાજુએ હળવું દબાણ સર્જાયું છે

વધુ માહિતી આપે છે

વડોદરા હેડક્વાર્ટર ખાતેથી યાર ટીમ ગીર સોમનાથ અને મોરબી જવા રવાના થઇ છે

વાવાઝોડાની અસરનાં કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં દરિયાઈ વિસ્તારોમાં આવતીકાલથી વરસાદની સંભાવના વ્યકત કરાઈ છે ગુજરાત મેરીટાઈમ બોર્ડનાં હસ્તક તમામ નાનાં મોટાં બંદર પર ભયસૂચક સિઝનલ લગાડાઈ રહ્યા છે

તો કચ્છમાં કલેકટરની અધ્યક્ષતામાં વાવાઝોડાની આગાહી સંદર્ભે બેઠક યોજાઈ

ભારે પવન તેમજ ગાજવિજ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે

રાજકોટમાં આગામી ત્રણ દિવસમાં વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈ સાવયેતીનાં ભાગરૂપે વહીવટીતંત્રનાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓની તમામ રજા રદ કરવામાં આવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તૌકતે વાવાઝોડા સામે સતર્કતા અને રક્ષણ માટે પ્રર્વ તૈયારીઓની સમીક્ષા કરવા આજે એક મહત્વપૂર્ણ બેઠક કરશે આ બેઠકમાં સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહિત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લામાં મારું ગામ કોરોનામુકત ગામ અભિયાનને વધુ બળ મળે તે માટે વહીવટી તંત્ર અને ગામલોકોના સહકારથી કાર્યરત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર અંગે પણ વિગતો મેળવીને જરૂરી સૂચના કર્યા હતા

કેટલાંક અખબારી અહેવાલો જણાવવામાં આવ્યુ હતું કે ડેથસર્ટિફિકેટનાં આધારે મૃત્યુનાં આંકડા છુપાવવામાં આવી રહ્યા છે ગૃહરાજ્યમંત્રીએ આ અહેવાલોને તથ્ય વિનાનાં ગણાવ્યા છે તેમણે જણાવ્યું કે અહેવાલમાં ડેથસર્ટિફિકેટ અર્થાત મરણપ્રમાણપત્રને આધાર બનાવીને જે મૃત્યુની સંખ્યા ગણાવમાં આવી છે તે યોગ્ય નથી

રાજ્યમાં કોરોનાની શરૂઆતથી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ રાજ્યનાં આરોગ્ય વિભાગે સંક્રમણ નિયંત્રણ માટે સઘન ઉપાયો હાથ ઘર્યા છે પહેલી મે થી મારુ ગામ કોરોના મુક્ત ગામ જન અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં એક લાખ પાત્રીસ હજાર બેડની સુવિધા સાથેનાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની સુવિધા પણ ઉભી કરાઈ છે